મુખ્ય ચૂંટણી અધિકારી એચ

આવતીકાલે ચૂંટણી મુક્તરીતે યોજી શકાય તે માટે સલામતીદળોના જવાનોને ગોઠવવામાં આવ્યા છે

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી દરમિયાન કોવિડના નિયમોનું કડક પાલન કરાવવા અને દરેકને માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે

શ્રી ગજેન્દ્રસિંહ આ બેઠકમાં રાષ્ટ્રીય જળમીશનના અસરકારક અને ઝડપથી અમલીકરણ બાબતે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના આયોજન અને અમલીકરણ વિભાગના મંત્રીઓ સાથે વાતયીત કરશે

રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે આ પ્રમાણે જણાવ્યું છે

રેલવે બોર્ડના અધ્યક્ષે દેશવાસીઓને ખાતરી આપતાં કહ્યું કે રેલવે દ્વારા તહેવાર નિમિત્ત વધુને વધુ ટ્રેનો શરૂ કરવામાં આવશે જેથી દરેક પ્રવાસીને નિશ્ચિત પણે કન્ફર્મ ટીકીટ પ્રાપ્ત થઈ શકે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતાં શ્રી યાદવે જણાવ્યું કે રેલવે કોવિડને ધ્યાનમાં રાખીને ટ્રેનો ચલાવે છે તેમણે દેશના લોકોને વિનંતી કરી હતી કે તેમની સલામતી માટે તેઓ કન્ફર્મ ટીકીટ લઈને જ સ્ટેશન પર આવે

અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોને ખૂલ્લા મૂકવાથી અને તહેવારોની મોસમમાં માંગમાં અપેક્ષિત વધારાને જોતાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે